તેમણે કેટલીક વિકાસ યોજનાઓનો આરંભ કર્યા બાદ યોજાયેલા સમારોહમાં આ મુજબ જણાવ્યું તેમણે અગાઉની કોંગ્રેસની સરકાર દ્વારા કેન્દ્રની યોજનાઓનો યોગ્ય અમલ ન કરવા બદલ ટીકા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ અને પુડ્ડચેરી ખાતે આજે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે શ્રી મોદીએ તમિલનાડમાં લિઝ્નાઈટ આધારીત નિવેલી થર્મલ પાવર યોજના ખુલ્લી મૂકી હતી અંદાજે આઠ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામેલ આ યોજનામાં એક હજાર મેગાવોટની વિજળી ઉત્પાદનની ક્ષમતા છે જેનાથી તમિલનાડુ કેરલ કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને પુફ્યેરીને લાભ થશે

જે તિરુનેલવેલી તૂતીકોરિન રામનાથપુરમ અને વિરૂદીનગર જિલ્લામાં લગભગ બે હજાર છસો સિત્તેર એકર જમીન પર સ્થાપિત છે જેના માટે ત્રણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રીએ ભવાની હેઠવાસ પરિયોજનાનું વિસ્તરણ આધુનિકીકરણ અને નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું

ચિદમ્બરનાર બંદર ખાતે આઠ લેનના કોરામપલ્લમ પુલ અને રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યું અંદાજે બેત્તાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ યોજનાથી વાહન વ્યવહારમાં સરળતા રહેશે આ ઉપરાંત બંદર ઉપર પાંચ મેગાવોટ ક્ષમતાવાળા સૌર ઉર્જા સયંત્ર પર આધારિત ગ્રિડનું પણ પ્રધાનમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું

જ્યારે લોસ્પેટમાં એકસો પથારીવાળી ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન કર્યં પ્રધાનમંત્રી પ્રગતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ સડક યોજના હેઠળ ગુણવત્તાયુક્ત માર્ગોનું નિર્માણ થાય તે ઉપર સવિશેષ ધ્યાન આપવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો

પ્રધાનમંત્રીએ સંબંધિત પ્રોજેક્ટો નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

મેરીટાઇમ બીજી મેરીટાઇમ ઇન્ડિયા પરિષદ બીજી માર્ચથી ચોથી માર્ચ દરમિયાન વર્ચ્યુઅલી યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્દઘાટન કરશે

મુંબઇ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રાજીવ જલોટાએ જણાવ્યું કે આ પરિષદ એક અનોખું પ્લેટફોર્મ પૂરૂં પાડશે તેમાં સરકારી અધિકારીઓ આંતરરાષ્ટ્રીય રોકાણકારો જહાજ ઉદ્યોગના માલિકો વિશ્વના મુખ્ય બંદરના પ્રતિનિધીઓ અને દરિયાકાંઠા ધરાવતા રાજ્યોના પ્રતિનિધીઓ પણ ભાગ લેશે

બંગાળ નાયબ ચ્રંટણી કમિશનર અને પશ્ચિમ બંગાળના પ્રભારી સુદીપ જૈન વિધાનસભાની આગામી યૂંટણીઓની તૈયારીની દેખરેખ માટે આજે રાજ્યની મુલાકાતે જશે સુત્રોના જણાવ્યા અનુસાર શ્રી જૈન આજે શ્રેણીબદ્ધ બેઠકો યોજવાના છે તેઓ વિભાગીય કમિશનરો જિલ્લા યૂંટણી અધિકારીઓ આઈજીપી ડીઆઈજી પોલીસ અધિક્ષક અને કમિશનરો સાથે બેઠક કરશે

કેન્દ્રીય દળો તહેનાત કરવા માટે રાજ્ય કક્ષાએ પહેલેથી જ ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે

બંન્ને દેશોની સેનાની કામગીરીના મહાનિદેશકોએ બંન્ને દેશો વચ્ચે સધાયેલી સમજૂતીઓનું યુસ્તરીતે પાલન થાય અને વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સંઘર્ષ ન થાય તે અંગે સંમતિ સાધી હતી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારની અણધારી પરિસ્થિતી ઉભી થાય તો તેના ઉકેલવા અને ગેર સમજ દૂર કરવા હોટલાઈન સંપર્ક અને બોર્ડર ફ્લેગ મીટીંગ ચાલુ રાખવાનો નિર્ધાર બંન્ને પક્ષોએ દોહરાવ્યો હતો

તેની જાહેરાત કરતા લાતૂર જિલ્લાના કલેક્ટર પૃથ્વીરાજ વી

એ નાગરિકોને જનતા કરફ્યૂનો અમલ કરવા માટે અપીલ કરી હતી સોશિયલ મીડિયાના માધ્યમ પર તેમણે સૌ નાગરિકોને અપીલ કરી કે કરફ્યૂ દરમિયાન ઘરેથી બહાર નીકળવાનું ટાળે માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેમણે કહ્યું કે જિલ્લામાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈએ ગભરાવાની જરૃર નથી વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ત્રણે દેશોના વરિષ્ઠ અધિકારીઓની વિદેશ સચિવ સ્તરની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ગઈકાલે યોજાયેલી બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી આ ત્રણે અધિકારીઓએ દરિયાઈ સલામતી આપત્તિમાં બચાવકાર્ય દરિયાઈ પેદાશોના અર્થતંત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં ત્રિપક્ષીય સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી યુરોપ બાબતોના સંયુક્ત સચિવ સંદીપ ચક્રવર્તીના વડપણ હેઠળ ભારતીય પ્રતિનિધિ મંડળે આ બેઠકમાં ભાગ લીધો હતો

તેનો મૂળ ઉદ્દેશ બંને પાડોશી દેશો વચ્ચેના મૈત્રીય સંબંધો વધુ મજબૂત કરવાનો છે ભારત અને બાંગ્લાદેશના રેલવે અધિકારીઓ વચ્ચે યાલેલી બે દિવસની બેઠક બાદ કઠીહાર ડિવિઝનલ રેલવે મેનેજર રવીન્દ્ર વર્માએ જણાવ્યું કે નવી દ્રેન સેવા પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી અને બાંગ્લાદેશના ઢાકાને જોડશે નવી ટ્રેન અઠવાડિયામાં બે વાર એટલે સોમવારે અને ગુરુવારે ન્યૂ જલપાઈગુડીથી જ્યારે મંગળવાર અને શુક્રવારે ઢાકાથી ઊપડશે

આ દ્રેનનું નામ અને ભાડું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે